વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે મત્સ્યોદ્યોગ બજાર માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઇ સાન્તાનું ઉદઘાટન કર્યું

ભારતીય યુનિવર્સિટીઓના એસોસિએશનના વાર્ષિક અધિવેશન અને કુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને પ્રધાનમંત્રી આવતીકાલે સંબોધન કરશે

રસી કેન્દ્ર સરકાર વિદેશી રસીના આકસ્મિક ઉપયોગ માટે ઝડપથી ઉપાય શોધી રહી છે તેનાથી દેશમાં રસીકરણ ઝ઼ંબેશ વ્યાપક બનાવી શકાશે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી છે કે તે વિદેશી રસીઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં ગતિ લાવી રહ્યું છે જે રસીને અમરિકાના કૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન યુરોપિયન દવા એજન્સી અને અન્ય કેટલાક વિદેશી ડ્રગ નિયમનકારો દ્વારા આકસ્મિક ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે તેને ઝડપથી ભારતમાં પણ મંજૂરી અપાશે રસી અંગેના રાષ્ટ્રીય નિષ્ણાત જૂથે ભલામણ કરી છે કે કેટલાક વિદેશી ડ્રગ નિયમનકારો દ્વારા આકસ્મિક ઉપયોગ માટે આપવામાં આવેલી મંજુરી અને વિશ્વ આરોગ્ય સંસ્થાના આકસ્મિક વપરાશની યાદીમાં હોય તેવી કોવિડની રસીને ઉપયોગની મંજૂરી આપવામાં આવી શકે છે સંભવિત રસીની મંજૂરી માટે ટ્રાયલનો સમય ઘટાડવા માટે ડ્રગ રેગ્યુલેટર દ્વારા ભલામણ કરવામાં આવી છે કે ક્લિનિકલ ટ્રાયલની જોગવાઈ હળવી કરવામાં આવી છે

દેશમાં કોવિડ રોગયાળાના ફેલાવાને રોકવા માટે કેન્દ્ર દ્વારા રસીકરણ એ એક મહત્વપૂર્ણ વ્યૂહરચના છે

ઘણા કાર્યસ્થળો પર રસીકરણ કેન્દ્રોમાં પણ લાભાર્થીઓનો ભારે ધસારો રહ્યો છે

ગોયલ ઇશાંતા વાણિશ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે ઇ સાન્તાનું ઉદઘાટન કર્યું છે ઇ સાન્તા એ ઇલેક્ટ્રોનિક માર્કેટપ્લેસ છે જે મત્સ્યોદ્યોગ બજાર માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે આ પ્રસંગે શ્રી ગોયલે કહ્યું કે ઇ સાન્તા મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં આવક જીવનશૈલી આત્મનિર્ભરતા ગુણવત્તામાં વધારો કરશે

આ પ્લેટફોર્મ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે જે સ્થાનિક લોકોને મદદ કરશે ઝારખંડ સિમોન મરાન્ડી ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમના સ્થાપક સભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા સિમોન મરાંડીનું હૃદયરોગના કારણે કોલકાતાની નેતાજી હોસ્પિટલમાં નિધન થયું છે શ્રી મરાંડી રાજમહલ મત વિસ્તારમાંથી બે વખત સાંસદ તરીકે અને પાંચ વખત ધારાસભ્ય તરીકે અને ઝારખંડમાં રાજ્યમંત્રી હતા

શ્રી મોદીએ કહ્યું હતું કે શહીદોએ કરેલા સમર્પણ દાખવેલી વીરતા અને આપેલા બલિદાને દરેક ભારતીયઓમાં આઝાદીની લડતને નવું બળ પૂરું પાડ્યું હતું

તેઓ સીમાંકન પંચના સભ્ય છે અને જમ્મુ કાશ્મીરના સીમાંકનના કામોની દેખરેખ રાખે છે

કાળા નાણાં સામે તેમણે શરૂ કરેલી ઝુંબેશ મહત્વની રહી હતી શ્રી સુશીલ ચંદ્ર ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી પ્રક્રિયામાં નાણાની શક્તિના ઉપયોગને રોકવા માટે સક્રિય હતા ઇસીઆઇ બીજેપી પશ્ચિમ બંગાળના ફ્રય બિહાર ખાતેની હિંસક ઘટના અંગે ભાજપના બે નેતાઓએ કરેલી ટિપ્પણીની યૂંટણી પંચે ગંભીર નોધ લીધી છે

યૂંટણી પંચે રાહુલ સિંહાના નિવેદનને ગંભીર ગણાવતાં કહ્યું છે કે શ્રી સિંહાએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે પંચે કોઈ નોટિસ આપ્યા વિના આ પ્રતિબંધ ફરમાવ્યો છે રાજ્યમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ દરમિયાન આવા નિવેદનોથી દૂર રહેવા ચેતવણી આપી છે

એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ એ દેશમાં ઉચ્ય શિક્ષણ સંસ્થાઓની એક શ્રેષ્ઠ સર્વોચ્ય સંસ્થા છે

આ અધિવેશન દરમિયાન કુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભારતમાં ઉચ્ય શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે ચર્ચા થશે અને તે દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટેની વ્યૂહરચના પર વિચાર વિમર્શ થશે

સીબીઆઇ દેશમુખ સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં પૂછપરછ માટે આવતીકાલે હાજર રહેવા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સમન્સ પાઠવ્યા છે